વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પદ્મ ભૂષણ બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથા પ્રકાશિત કર્યા પછી બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા અને સ્થાનિક સાહસોનું મોડેલ તે પ્રાંત અને તે રીતે સમગ્ર દેશને આગળ લઈ જશે આવા સ્થાનિક મોડેલના દાખલાઓ આપતાં તેમણે મહારાષ્ટ્રમાં ખાંડ ઉદ્યોગમાં ક્રાંતિ ગુજરાતમાં દૂધ ઉદ્યોગમાં શ્વેતક્રાંતિ અને પંજાબ અને હરિયાણામાં ઘઉંના ઉત્પાદનમાં થયેલી ક્રાંતિ વિશે જણાવ્યું હતું

ત્યારેગુજરાતનો તેમાં સમાવશે નથી કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે માસ્ક અભિયાનને બિરદાવ્યું કોવિડ વેકસિન આગામી વર્ષમાં તૈયાર થશે બે વેકસીનનો ડોઝ ફરજીયાત બનાવાશે જરૂરતમંદ વ્યક્તિઓ સુધી વેકસીન પહેલા પહોંચાડવામં આવશે

ગટરના પાણીને ચોખ્ખા કરી વપરાશ માટે અપાશે

વિરલ રાણા કોરોના અપીલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વડા પુરાણી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શક સૂચનાનું ચુસ્ત પાલન કરવા સૌનેઅ પીલ કરી છે